માર્ચે પૂરી થશે

ત્રીજા ક્રમે રહ્યુ છે અને બીજા ત્રિમાસિક ગાળામાં રાજકોટ બીજા ક્રમે રહ્યુ છે દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુઓની નોકરીઓમાં અનામતનો તમામ બેકલોગ ખાસ ભરતી ઝુંબશ દ્વારા પૂરો કરવામાં આવશે

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ભાજપની જીત બદલ જનતાનો આભાર માન્યો છે દાહોદ અને ખેડામાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપની જીત થઇ હોવાથી જીતુભાઇ વાઘાણીએ ખુશી વ્યકત કરી છે

બીજા ત્રિમાસિક ગાળામાં ઇન્દોરે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે જયારે રાજકોટ બીજા ક્રમે અને નવી મુંબઇ ત્રીજા ક્રમે રહ્યું છે દસ લાખથી ઓછી વસતિ ધરાવતાં શહેરોમાં જમશેદપુર બંને ત્રિમાસિક ગાળામાં પ્રથમ રહ્યું જયારે દિલ્ફી નગરપાલિકા બીજા ક્રમે અને ખરગાંવ નગરપાલિકા ત્રીજા ક્રમે રહી છે આ પ્રસંગે શહેરી સ્વચ્છતા સર્વેનો અહેવાલ તૈયાર કરવા જાહેર કરાયું હતું

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ કે આ સંકલન સમિતિના મુખ્ય સંવર્ધક તરીકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને અધ્યક્ષ તરીકે એન

જી મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા રહેશે સમિતિની બેઠક વર્ષમાં બે વાર મળશે તેમણે ઉમેર્યુ કે આ સંકલન સમિતિના સભ્યો તરીકે સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોના રજીસ્ટર્ડ ગુજરાતી સમાજોના પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ રહેશે અને અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓ પૈકી રાજ્ય સાથે સતત જોડાયેલા ખ્યાતનામ બિન નિવાસી ગુજરાતીઓ પૈકી કેટલાકનો સમાવેશ કરાશે

જેનુ પરિણામ જાહેર થતાં નર્મદા જિલ્લાએ સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાન મેળવ્યુ છે

હેલ્લા રો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મૂલાકાત સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ હેલ્લારોના નિર્માતા દિગ્દર્શક લેખક અને કલાકાર કસબીઓએ ગાંધીનગરમાં લીધી હૃતી હેલ્લારોની આ સમગ્ર ટીમે ગુજરાત સરકારે પ્રાદેશિક ફિલ્મોને પ્રોત્સાહનની નીતિ અન્વયે આ ફિલ્મને બે કરોડ રૂપિયાની સબસિડી સહાય જાહેર કરી છે તે માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કર્યો હતો

એટલું જ નફિ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઇન્ડીયામાં હેલ્લારોને સ્થાન મળ્યું છે હેલ્લારો ફિલ્મના નિર્માતા અભિષેકે જણાવ્યું કે હિન્દી અને પાશ્વાત્ય ફિલ્મોની ભરમાર વચ્ચે આ ગુજરાતી ફિલ્મ હેલ્લારોએ યુવા પેઢીને ગુજરાત અને કચ્છની વિરાસત સંસ્ક્રતિ પ્રત્યે પ્રેરિત કરી પ્રાદેશિક ફિલ્મોનું આગવું સ્થાન વિશ્વભરમાં પ્રસ્થાપિત કર્યુ છે

નેશનલ ફેડરેશન ઓફ બ્લાઇન્ડના રાષ્ટ્રીય મહા સચિવ શ્રી એસ

પી ડબલ્યુ ડી એકટનો અમલ કરાવવા ખાસ આદેશ બહાર પાડશે મુખ્યમંત્રીના અગ્રસચિવ શ્રી એમ

અમારા રાજકોટના પ્રતિનિધિના જણાવ્યા મુજબ નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ અર્બન અફેર્સ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના આ પ્રોજેકટને સર્ટીફિકેટ ઓફ મેરિટ માટે પસંદ કરવામાં આવેલ છે

જે તે શહેરની ઓથોરીટીને પ્રોત્સાહન મળે તે માટે સ્માર્ટ સિટી ઍમ્પાવરિંગ ઇન્ડિયા એવોર્ડસ હેઠળ શ્રેષ્ઠ પ્રોજેકટ હાથ ધરતા શહેરોને આ એવોર્ડ આપવામાં આવેછે

અમદાવાદ શહેરના સીજીરોડ એસજી હાઇવે વસ્ત્રાપુર તળાવ સિંધુભવન સહિત અનેક વિસ્તારોમાં ડાન્સ પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ છે

આ વન ઉમેદવારોમાં પાંચ પુરૂષ અને યાર મહિલા છે જે ફ્ટબોલના રેફરી બનવાના પ્રોજેકટ ફયુચર ઇન્ડિયા કોર્સમાં ભાગ લેશે